ભારતીય રેલ મંત્રાલય સાડા અગિયાર લાખથી વધુ નોન ગેજેટેડ કર્મચારીઓને

પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ઘોષણા પત્ર બહાર પાડ્યો ડીઆરડીઓ એ આજે પોખરણ ખાતે નાગ એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલનું અંતિમ પરિક્ષણ સફળતાપૂર્વક સંપન્ન કર્યું

ભારતીય નૌકાદળમાં વિધિવત સામેલ કરાઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં લોકોને તહેવારની શુભેચ્છા પાઠવી અને તહેવારની ઉજવણી કરતી વખતે સલામત અંતરના નિયમોનું પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે મા દુર્ગાની પૂજા શક્તિના પ્રતીકના રૂપમાં કરવામાં આવે છે દેશમાં મહિલાઓનું પણ એ રીતે જ સન્માન થવું જોઇએ જેમ મા દુર્ગાનું સન્માન કરવામાં આવે છે વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે આત્મનિર્ભર ભારતનો નિર્ધાર અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને બંગાળની ધરતી પરથી મજબૂતી મળશે ભાજપ મહિલા મોરચાના ઉપક્રમે પૂર્વ ઝોનલ કલ્ચરલ સેન્ટર ખાતે દુર્ગાપૂજા પંડાલનું આયોજન કરાયું છે આ પ્રસંગે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીના સંબોધન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા

સી આઇ અને પીઆઇઓ કાર્ડધારકો તેમજ અન્ય બધા જ વિદેશીઓને ભારત યાત્રાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે

જે માટે વિદેશી નાગરિક અધિકૃત હવાઇમથક અથવા દરિયાઇ બંદર ઇમિગ્રેશન ચેક પોસ્ટના માધ્યમથી ભારત આવી શકશે

ભારત સરકરે ઇ વિઝા પ્રવાસી વિઝા અને મેડીકલ વિઝા સિવાય હાલના તમામ વિઝા તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે જો આવા વિઝાની માન્યતા સમાપ્ત થઇ ગઇ હોય તો સંબંધિત શ્રેણીના નવા વિઝા સંબંધિત ભારતીય દ્વતાવાસ પાસેથી મેળવી શકાય છે તબીબી સારવાર માટે ભારત આવવા ઇચ્છતા વિદેશી નાગરિકો મેડીકલ વિઝા માટે તેમના મેડીકલ એટેન્ડન્ટસ સહિત અરજી કરી શકે છે આ નિર્ણય વિદેશી નાગરિકોને વેપાર પરિષદો રોજગાર અભ્યાસ સંશોધન અને તબીબી હેતુઓ માટે ભારત આવવા સક્ષમ બનાવશે

જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આ માટે સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતર્યા છે પ્રથમ તબ્બકાની ચૂંટણી માટે હવે માત્ર પંદર દિવસ જ બાકી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાસારામ અને ગયામાં જનસભાને સંબોધિત કરશે

ભાજપના નેતા અને કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે અન્ય વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં પટણામાં આજે ઘોષણા પત્ર બહાર પાડતાં જણાવ્યું કે પક્ષ ચૂંટણી ઘોષણા પત્રને પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખે છે

નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પૂર્વ કેન્દ્રિય રાજીવ પ્રતાપ રૂડી અને સૈયદ શાહનવાજ હુસૈન કોરોના સંક્રમિત થયા છે સુશીલ કુમાર મોદીને પટણાની અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન એઇમ્સમાં અર્થે દાખલ કરવામાં આવ્યા છે રાજ્યમાં મતદાનક્ષેત્રોમાં ચૂંટણી અભિયાન ચરમસીમાએ છે

આ યુધ્ધ જહાજ રડારમાં પકડાતુ નથી તથા ખૂબ જ શક્તિશાળી છે કોલકતાના ગાર્ડન રીચ શીપબીલ્ડર ખાતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે આ યુધ્ધ જહાજ પરની બધી જ પ્રણાલીઓના સફ ળ પરીક્ષણ કરવામાં આવ્યા છે તથા તેના લીધે ભારતીય નૌકાદળની શક્તિ વધશે